ભાજપના સંસ્થાપકોમાંથી એક વિજયારાજે સિંધિયાને ગ્વાલિયરની રાજમાતા તરીકે પણ ઓળખવામાં આવે છે વિજયારાજે સિંધિયા સાત વાર લોકસભાના સભ્ય તરીકે યુંટાયા હતા તેઓ બે વાર રાજયસભાના સભ્ય પણ રહયાં હતા વિજયારાજે સિંધિયાને યાદ કરતા શ્રી મોદીએ જણાવ્યું હતુ કે રાજમાતા સિંધયાનું જીવન અને કાર્ય હંમેશા ગરીબોની આકંક્ષાઓ સાથે જોડાયેલુ હતુ અને તેમનું જીવન જનસેવા વિશેનું હતું પ્રધાનમંત્રીએ જણાવ્યું કે રાજમાતા સિંધિયાએ પોતાનું જીવન રાષ્ટ્ર્વનિર્માણમાં સમર્પિત કર્યું અને ભાવિપેઢીની સમૃદ્ધિ માટે પોતાના તમામ ખુશીઓનો ત્યાગ કર્યો હતો કાર્યક્રમમાં કેન્રિયાય સંસ્કૃતિમંત્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજમાતા સિંઘિયાના પરિવારના નજીકના સગાસબંધીઓ પણ હાજર રહ્યા હતા

બાકીની મેલ અથવા એકસપ્રેસ ગાડીઓમાં એ સી સિવાયના સ્લીપર કોય યથાવત રહેશે ઝડપથી જતી ગાડીમાં હવા હવામાન વગેરે પરિબળોના લીધે ચોક્ક્સ પ્રકારના એ સી કોચ જ ઉપયોગમાં લઈ શકાય છે

ખાતે વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરી બંને સંસ્થાઓ વચ્ચે એમ

કરવામાં આવ્યો છે

એસ ટી સી વિથ ટેલી ફાઈનાન્સીયલ લીટરેસી બેઝીક ઈંગ્લીશ વ્યવસાયલક્ષી તાલીમ રીટેલ સેલ્સ એસોસિથેટ અને જનરલ ડયુટી આસિસ્ટન્ટ જેવી તાલીમો ચાલુ કરવા નક્કી કરાયું છે કુલપતિ શ્રી જાડેજાએ કહ્યું કે કચ્છના યુવાનોને આ તબક્કાને નવી દિશા પ્રાપ્ત કરવામાં આ કૌશલ્ય વિકાસ જરૂરી છે જ્યારે અદાણી સ્કિલ ડેવલોપમેન્ટના ડાયરેકટર શ્રી ગઢવીએ કહ્યું કે કચ્છના યુવાનોને કૌશલ્ય વિકાસલક્ષી રોજગારી માટે વધુ પ્રયત્નો કરવામાં આવશે

પૂર્વ કચ્છમાં અંજાર પોલીસે મેઘપર બોરીયીમાં રાપર પોલીસે ખયોઘ્યાપુરી વિસ્તારમાં અને સામખિયાળી પોલીસે ઇટી કંપની સામે આવેલ હાઈવે હોટલ પર દરોડી પાડીને પ્રોહીબીશન મુદ્દામાલ કબજે કર્યો હતો